મહાત્મા ગાંધીજીએ પ્રાર્થના સભા બાદ તેમના એક ભાષણમાં સ્વચ્છતા અંગે વાત કરી હતી

આ પુરસ્કાર પેયજળ અને સ્વચ્છતા શ્રેણીઓ અંતર્ગત આપવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારે અગાઉ સુંદર સાર્વજનિક શૌચાલય અભિયાન અને ગંદકી મુક્ત ભારત નામના ત્રણ મિશન શરૂ કર્યા હતા જેમાં સ્વચ્છ સુંદર સાર્વજનિક શૌયાલય શ્રેણીમાં તમિલનાડુના તિરૂનેલવેલ્લીએ જિલ્લા સ્તરે સ્વચ્છતાનો પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન જિલ્લાના ખાયરૌદનેદને તાલુકા સ્તરે અને તમિલનાડુના ચિન્નાનુર ગામને ગ્રામીણ સ્તરે પહેલો પુરસ્કાર પ્રાપ્ત થયો છે સાર્વજનિક શૌચાલય અભિયાન અંતર્ગત ગુજરાત અને ઉત્તરપ્રદેશને સર્વોત્કૃષ્ટ રાજ્યનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે

આ પ્રસંગે શ્રી શેખાવતે જણાવ્યું કે સરકાર દેશને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા વયનબધ્ધ છે

આ યાર જીલ્લાઓમાં ગાંધીનગર મહેસાણા પોરબંદર અને આણંદ જીલ્લાનો સમાવેશ થાય છે

ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદીવસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવેતેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરી છે

મુખ્યમંત્રીએ આંગણવાડી નંદઘરમાં વિવિધ માળખાકીય સુવિધાઓના મોનીટરીંગ માટેની નંદઘર ઇન્ફોર્મેશન દ્રેકિંગ એપ્લીકેશન અને ડેશબોર્ડનું ઇ લોન્ચીંગ પણ કર્યું હતુ

આપણે સ્વચ્છતાને આચરણમાં એવી રીતે વસાવવી છે તે આપણી આદત બની જાય ગાંધી જયંતિ અવસરે ગુજરાતમાં અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં રેડિયો પ્રિઝન નામના રેડિયો સ્ટેશનનો શુભારંભ થયો છે રેડિયો પ્રિઝન જેલના બંદીવાનોને મનોરંજન ઉપરંત કાયદાકીય સલાહ વાર્તા કથન શૈક્ષણિક આરોગ્યલક્ષી મનોવૈજ્ઞાનિક જાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી જે હવે કેદીઓના વિકાસ ઘડતર અને પુનઃવસનનું કેન્દ્ર બિન્દુ બનશે રેડિયો પ્રિઝનએ એક અનોખી પહેલ છે તેમ જણાવતા રાજ્યના એ ડી જી પી અને જેલના આઈ જી ડોક્ટર કે એલ એન

સાબરમતી જેલના ભજિયાનું વાર્ષિક ટન ઓવર એક કરોડ રૂપિયા જેટલું છે આથી જ વર્તમાન ભજિયા હાઉસને હેરિટેજ ભજિયા હાઉસમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે

રેડિયો જોકી સહિત રેડિયો સ્ટેશનનું સમગ્ર સંચાલન કેદીભાઈઓ દ્વારા કરાશે બાદમાં મહેમાન કલાકારોને આમંત્રિત કરાશે સજા પૂરી કરી વિદાય લેતા કેદીઓ માટે વિશેષ બ્યૂગલ જિંગલ પણ રેડિયોમાં વાગશે

દેશના નૌકાદળમાં મહત્વની ભૂમિકા ભજવનારૂં આઈએનએસ વિરાટ યુદ્ધ જહાજ સંગ્રહાલયમાં ફેરવાય તેવી શક્યતા છે

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડકની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બધા જ લાભાર્થીઓને ફાળવણી પત્ર તથા યાવી સોંપવામાં આવ્યા હતા